વિદ્રોહી ધારાસભ્યોને સ્થાન અ ાશે

વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસના કે સી વેણુગો ાલ સિદ્વારમૈથાહ દિનેશગુંડુ રાવ મઢલ્લકાર્જુન ખડગે તથા જનતાદળના કુમારસ્વામી વ્રારા આજે બેંગલુરૂમાં મંત્રીમંડળની પુનર્રચનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેમાં વિદ્રોહી ધારાસભ્યોને સ્થાન અ ાશે દરમિયાન ભાજ પ્રદેશ પ્રમુખ બી એસ ચેદુયુરપાાએ કુમાર સ્વામીના રાજીનામાની માગણી કરી છે

તેમણે રાજયવ્યા ી દેખાવો કરવાની જાહેરાત કરી હતી

આ અહેવાલ રાષ્ટ્રસંઘ સલામતિ સમિતિના અહેવાલથી એકદમ વિરૂદ્ધમાં હોવાનું જણાવી તેમણે કહ્યું કે પુલવામા ફમલા બાદ સલામતિ સમિતિએ આતંકી ફ્મલાની સખ્ત ટીકા કરી છે અને જૈશે મહંમદના વડા મસૂર અઝ્રફરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો છે તેમણે કહ્યું કે આ અહેવાલમાં આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લીધી નથી રાષ્ટ્રસંઘની સંસ્થા તરીકે આ પ્રકારનો અહેવાલ અસ્વીકાર્ય છે અને તે ત્રાસવાદને માન્ય ઠરાવે છે શ્રી રવીશકુમારે કહ્યું કે ભારત ત્રાસવાદ અને શૂન્ય સફનશીલતાને અનુસરે છે અને અખંડીતતા ટકાવવા તમામ ગલાં લેશે શ્રી કુમારે કહ્યું કે અહેવાલમાં અગાઉની બાબતોને જ ચાલુ રખાઇ છે અને ખોટી બાબતો રજૂ કરી છે આ બાબતો દેશના સાર્વભૌમત્વથી વિ રીત છે તથા સરહદ ારથી ફેલાવવામાં આવતા ત્રાસવાદના મુદ્દાની અવગણના કરે છે તેમણે કહ્યું કે જમ્મુકાશ્મીર ભારતનો અંગભૂત ભાગ છે અને ાકિસ્તાન ગેરકાનૂની રીતે કેટલાક પ્રદેશ ર કબજા ધરાવે છે તેમાં ાકિસ્તાન હસ્તકનું કાશ્મીર ગીલગીટ બાલ્ટીસ્તાન છે

સરકારી સહાય અને સબસીડીના વિતરણ માટે આધારનંબર જરૂરી છે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ ખરડાનો વિરોધ કર્યો અને કહ્યું કે આધાર એ માત્ર સબસીડી અને સેવા માટે જ છે એ સિવાય નથી ભાજ ના ચંદ્રશેખરે કહ્યું કે અગાઉની યુ ીએ સરકારે જ આ કાથદો કર્યો છે અને તે નાગરિકો માટે મહત્વપૂર્ણ છે

બેન્ક ખાતાં ખોલવા કે મોબાઇલ માટે આધાર જરૂરી બનાવ્યું છે શ્રી પ્રસાદે કહ્યું કે સરકાર માહીતી સુરક્ષા ખરડી લાવશે

કોંગ્રેસના શશી થરૂરે આ અંદાજ ત્રને માત્ર ખાલી વચનો ગણાવ્યાં અને બે કરોડ લોકોને રોજગારી આ વાનું વચન પૂરૂં કર્યુું નથી એમ કહ્યું તેમણે બેરોજગારી ખૂબ વધી હોવાનું જણાવ્યું આ ઉપ રાંત ભાકવીમા યોજનામાં લેવાતા વધુ પ્રિમિયમ અને સમયસર નાણાં નહીં યૂકવતાં હોવાનો આરો મૂક્યો શ્રી થરૂરે કહ્યું કે અંદાજ ત્રમાં કેરળને કોઇ લાભ નથી તથા પૂર અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત નથી

ડીએમકેના ટી આર

મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇએ વહીવટી સત્તાના ભાગરૂલે આ નિર્ણય કર્યો છે અને ક્રમ બહારના કેસને આગળ લેવાતા હોવાના મુદ્દે તા ાસ સોંાી છે

અદાલતે નિવૃત્ત ન્યાયાધીશ એ

બીજી સેમીફાઇનલ ગુરૂવારે બરમગફામમાં ઓસ્ટ્રેલિયા અને છંગ્લેન્ડ વચ્ચે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એકા ણ મેચ રમાઇ નથી